પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

આત્મનિર્ભર બહેનોને ડિજિટલ સેવા અને સહાય મળતી થઈ દૂધસાગર ડેરીની ચૂંટણી જીતીને વહીવટ કબ્જે કરનાર પરીવર્તન પેનલને ભાજપ પ્રદેશ

વિદ્યાર્થીઓને શાળાઓ મોકલવા માટે વાલીઓની સંમતિ પણ જરૂરી રહેશે

માસ પ્રમોશન અપાશે નહિ

રાજય સરકારે તકેદારીના પૂરતાં પગલાં લીધાં છે

પાટિલે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ભવ્ય વિજય બદલ અશોક ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે દૂધના વેપારનું ખૂબ મોટું ટર્ન ઓવર ધરાવતી દૂધસાગર ડેરીનો વહીવટ કબ્જે કરનાર પરીવર્તન પેનલના સભ્યો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય આવ્યા હતા અને શ્રી પાટિલને મળ્યા હતા

અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી

લોકલ ફોર વૉકલના અભિયાનને વિશેષ પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી આ સ્પર્ધા માં કૌવત દાખવવા માંગતા વિદ્યાર્થીઓ તા

ડામોરના વડપણ હેઠળ યોજાઈ ગઈ જેમાં નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ ના યુસ્ત અમલ વડે ક્ષયના ચેપી રોગને સામુહિક પ્રયાસોથી ડાંગ માથી દેશવટો આપવાનો સંકલ્પ સૌ કર્યો હતો શ્રી ડામોરે કહ્યું હતું કે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોંધાતા દરેક દર્દીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોય તે સુનિશ્ચિત કરવું ફરજિયાત રહેશે

બી

બી